રાષ્ટ્રપતિ ટ્રમ્પના એરપોર્ટ ઉપર આગમન થી સ્ટેડિથમ સુધી પણ લાખોની સંખ્યામાં લોકો પરંપરાગત પોશાક અને કલા દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની નો સત્કાર કરશે

રશિયાના વાણિશ્ય રાજદૂતે આજે ગાંધીનગરમાં આ માટે એક બેઠક યોજી હતી મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં તેમણે કહ્યું કે રાજકોટ અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સર્વાગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે રશિયન સરકારની આ કંપનીએ ભારતમાં નાગપુર સિકંદરાબાદ હાઇસ્પીડ રેલવે માટેના ડીપીઆર બનાવ્યા છે

પ્રહ્લાદસિંહ્ પટેલ કેન્દ્રિય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાત અનુસાર લોથલમાં સંગ્ર હાલય સંદર્ભમાં લોથલની મુલાકાતે ગયેલા કેન્દ્રિય મંત્રી પ્રહલાદસિંહ પટેલે લોથલના સંગ્રહાલયની દરેક બારીકાઈનું નિરીક્ષણ કર્યું હતું સંગ્રહાલયમાં રખાયેલી વસ્તુઓ જેવી કે તાંબા અને કાંસાની વસ્તુ શંખથી બનેલી વસ્તુઓ પકવેલી માટીના વાસણ વિષે વિસ્તૃત જાણકારી મેળવી હતી

અહીં લોથલની સંભવિત કલાકૃતિ બીજામાં મણકાઓ તેની બનાવટો માટીના વાસણો સાધનો આભૂષણો માનવચિત્રો છે

જોવા મળે છે જે એ સમયે ઉપલબ્ધ હતાં

હાલમાંજ ગુજરાત એન સી

સી સીનીયર ડીવીઝનના ગુજરાતના આ કેડેસએ દિલ્હીમાં ઉતર પૂર્વ અને છતીસગઢ જેવા રાજયોના કેડેટસ સાથે રહીને તેમની કલા સંસ્કૃતિ ભાષા વગેરે જાણવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાતની ટુકડીના કમાન્ડર અને એન

જાહેરાત પૂરી થઇ

અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજયમંત્રી પ્રહલાદસિંહ પટેલ ગુજરાતના પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સેક્રેટરી ડાયરેકટર જનરલ તેમજ રાજયના ટુરિઝમ સેક્રેટરી શ્રીમતી મમતા વર્મા ઉપસ્થિત રહેશે

ખેડબ્રહ્માથી મજૂરોને લઇને જતી જીપના ચાલકને ઝોકુ આવી જતા કાબૂ ગુમાવતા જીપ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ હતી

ઘાયલ થયેલાઓને ખેરાલુ અને વડનગરની સિવિલ હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ખલાસી લાપતા ખલાસી પોરબંદર નજીકના દરિયામાં માછીમારી કરવા ગયેલા ગીર સોમનાથના લાતી ગામનો ખલાસી અકસ્માતે હોડીમાંથી પડી જતા દરિયામાં લાપતા બન્યો હતો